સરકારે જણાવ્યું છે કે રસી મૈત્રી ઝુંબેશ હેઠળ અન્ય દેશોમાં રસીનો પુરવઠો પૂરો પાડતાં પહેલાં દેશમાં જરૂરિયાતને ધ્યાનમાં રાખવામાં આવે છે પશ્ચિમ બંગાળની ચુંટણીમાં જોડાણ અને કેરળ વિધાનસભાની ચૂંટણીમાં સામસામે લડવાના ડાબેરીપક્ષો અને કોંગ્રેસ વચ્ચેની યુંટણી તડજોડની ભાજપે ટીકા કરી છે

તેમણે ચેતવણી આપી છે કે જો હવે આ વધતી જતી મહામારીને નિયંત્રણમાં નહી લેવાય તો ફરીથી દેશવ્યાપી કોરોના ફાટી શકે છે વિડીયો કોન્ફરન્સ દ્વારા કોવિડની હાલની પરિસ્થિતિ સંદર્ભે વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરતાં શ્રી મોદીએ સ્થાનિક વહીવટી સમસ્યાઓ હલ કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો તેમણે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પોઝિટિવ કેસની સંખ્યા અને પંજાબમાં વધી રહેલા કેસ અંગે ચિંતા વ્યક્ત કરી હતી

તેમણે માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનની જોગવાઈઓ પર ભાર મુક્યો હતો

તેમણે કેરળ ઓડિશા છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશમાં રેપિડ એન્ટિજન પરીક્ષણોને બદલે આરટી પીસીઆર પરીક્ષણ કરવા પર ભાર મૂક્યો કેટલાક રાજ્યોમાં કેસની સંખ્યામાં તાજેતરના વધારાના પડકારની પણ ચર્ચા કરવામાં આવી હતી મુખ્યમંત્રીઓએ પરિસ્થિતિની વધુ તકેદારી અને દેખરેખની જરૂરિયાત પર સંમતિ દર્શાવી હતી પ્રધાનમંત્રીએ પરીક્ષણ વધારવા અને નાના શહેરોમાં રેફરલ સિસ્ટમ અને એમ્બ્યુલન્સ નેટવર્ક પર વિશેષ ધ્યાન આપવાની વિનંતી કરી

જયશંકર સરકારે જણાવ્યું છે કે રસી મૈત્રી ઝુંબેશ હેઠળ અન્ય દેશોમાં રસીનો પુરવઠો પૂરો પાડતાં પહેલાં દેશમાં જરૂરિયાતને ધ્યાનમાં રાખવામાં આવે છે કોવીડ રસીની જરૂરિયાત અંગે મૂલ્યાંકન સમિતિ દ્વારા સતત નિરીક્ષણ કરવામાં આવે છે વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે સંસદના બંને ગૃહોમાં રસી મૈત્રી વિશે નિવેદન આપ્યું તેમાં આ મુશ્બ સ્પષ્ટતા કરી છે શ્રી જયશંકરે કહ્યું કે રસી મૈત્રીએ ભારતના નિસ્વાર્થ દૃષ્ટિકોણથી જ નહીં પણ તેના ઉત્પાદનો અને ક્ષમતાઓની ગુણવત્તા પણ જોવામાં આવે છે રસીના ઘરેલુ ઉત્પાદકો દ્વિપક્ષીય રીતે અથવા કોવેક્સ માર્ગ દ્વારા અન્ય રાષ્ટ્રો સાથે કરાર કરે છે

પીએમ આસામ પશ્ચિમ બંગાળ ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આસામ અને પશ્ચિમ બંગાળમાં જાહેર સભાઓને સંબોધશે શ્રી મોદી આસામમાં કરીમગંજ ખાતે જાહેર સભાને સંબોધશે એક ટ઼વીટ સંદેશમાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે આસામે છેલ્લા પાંચ વર્ષમાં ઘણા બદલાવ જોયા છે અને એનડીએ વિકાસનો આ એજેંડા આગળ વધારવા લોકોના આશીર્વાદ માંગે છે શ્રી મોદી પશ્ચિમ બંગાળમાં પુરુલિયા ખાતે જાહેર સભા સંબોધશે તેમણે કહ્યું છે કે સંપૂર્ણ બંગાળમાં લોકો બદલાવ ઈચ્છે છે અને લોકો ભાજપાના સુશાસનના એજેંડા તરફ આકર્ષી રહ્યા છે

એક ટ઼વીટમાં પક્ષના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીયમંત્રી પ્રકાશ જાવડેકરે કેરળના મુખ્યમંત્રી પી વિજયનને ટાંકીને જણાવ્યું કે કેરળમાં કોંગ્રેસ પર વિશ્વાસ કરી શકાતો નથી શ્રી જાવડેકરે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે માર્ક્સવાદી પાર્ટી પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ સાથે જોડાણ કેવી રીતે કરી શકે તેમણે આરોપ લગાવ્યો કે ડાબેરી પક્ષો અને કોંગ્રેસ બંનેમાં નૈતિકતા નથી

પ્રધાનમંત્રી ડિઝસ્ટર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કોવિડ રોગયાળાના પડકારોને ધ્યાનમાં રાખીને નવીન વૈશ્વિક ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવાની જરૂર છે

તેમણે કહ્યું કે કોવિડ રોગયાળાએ અમને શીખવ્યું છે કે વિશ્વમાં પૂર્વ કે પશ્ચિમ ઉત્તર કે દક્ષિણ કે અમીર કે ગરીબ કોઈપણ દેશ વૈશ્વિક હોનારતોની અસરથી સુરક્ષિત નથી

એક ટ્વીટ સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે તેઓ ભારતીયોના પણ નાયક છે અને આ મહિનાના અંતમાં મુજીબ વરસી સમારોહ માટેની તેઓની બાંગ્લાદેશની યાત્રા તેમના માટે સન્માનની બાબત છે

બાગડોગરા એરપોર્ટના મુખ્ય પ્રવેશ ગેટ પર ટિકિટ અને ઓળખ દસ્તાવેજોની તપાસ કરતી વખતે સીઆઈએસએફના કોન્સ્ટેબલને ટર્મિનલ બિલ્ડિંગમાં પ્રવેશ મેળવવા માટે બે મુસાફરો નજરે પડ્યા હતા તેમેણે ટિકિટ અને ઓળખ દસ્તાવેજ તૈયાર કર્યા હતા

શંકાના આધારે કોન્સ્ટેબલે તુરંત આ બાબતની જાણકારી તેના વરિષ્ઠ અધિકારીઓને આપી હતી આ મામલે સ્થાનિક પોલીસ સેનાના ગુપ્તચર યુનિટ અને આઈબી અધિકારીઓને જાણ કરવામાં આવી છે બાદમાં બંને શંકાસ્પદ મુસાફરોને વધુ તપાસ માટે સીઆઈએસએફ દ્વારા સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યા હતા

આ જોગવાઈઓ હેઠળ કોઈપણ સરકારી કર્મચારીને જાહેરહિતમાં નિવૃત્ત કરવાનો સંપૂર્ણ અધિકાર સરકાર પાસે છે કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રી ડોક્ટર જિતેન્દ્રસિંહે આજે લોકસભામાં લેખિત જવાબમાં આ વાત કહી હતી

ચર્ચાની શરૂઆત કરતાં બીજુ જનતા દળના સૂજીત કુમારે અંદાજ પત્રમાં રેલવે ક્ષેત્ર માટેનો મૂડી ખર્ચ વધારવા બદલ સરકારની પ્રશંસા કરી હતી તેમણે કહ્યું કે અત્યાર સુધીનો આ સૌથી વધુ મૂડી ખર્ચ છે તેનાથી રેલવેની માળખાકીય સુવિધા તેમજ મુસાફરોની સલામતી વધુ મજબૂત બનશે